અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના યાવંડ ખાતેથી મુખ્યમંત્રીએ રાજ્યભરના કિસાનોને જણાવ્યું હતું કે કિસાનોની વીજળી અને પાણીની જરૂરિયાતો પૂરી કરવા રાજ્ય સરકાર સંપૂર્ણતથા પ્રતિબદ્ધ છે ઓછા વરસાદની કુદરતી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રના લોકોને હિજરત ન કરવી પડે તે માટે રાજ્ય સરકાર ગુડ ગવર્નન્સના માધ્યમ થકી આયોજન કરી રહી છે

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આ યોજનાને પીવાના પાણીની આંતર માળખાકીય સુવિધા ઊભી કરવાના રાજ્ય સરકારના પ્રયાસોના ભાગરૂપ ગણાવી હતી અને વર્તમાન સંજોગોમાં વધેલી પાણીની જરૂરિયાત ની પૂર્તતા આ યોજનાથી થઈ શકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો

દેશના સીમાડે ખડેપગે રહીને ધૂસણખોરી અને નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી માભોમની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતિ સુરક્ષા આપણા સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે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

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર ડો

સોઢી જમ્મુ કાશ્મીરના લેફટેનન્ટ ગવર્નર મનોજસિન્હા અને જમ્મુ કાશ્મીર મિલ્ક પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ લિ ના ચેરમેન અશોકકમાર આંગુરના વચ્ચે તાજેતરમાં બેઠક યોજાઇ હતી

દ્વારા જમ્મુ કાશ્મીરમાં અમૂલ મોડેલ હેઠળ સહકારી ડેરી પ્રવૃતિ શરૂ કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીર મિલ્ક પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ લિ

લોક અદાલત કોવિડને ધ્યાને લઈ જિલ્લાની તમામ તાલુકા કોર્ટો દ્વારા લોક અદાલતનું આયોજન શક્ય ન હોવાથી ઈ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે

આ ઈ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો નેગોશિયેબલ એક્ટ મુજબના કેસો ફક્ત નાણાની વસૂલાતના કેસો વાફન અકસ્માતના વળતરના કેસો લેબર તકરારના કેસો ઈલેક્ટ્રેસિટી તેમજ વોટર બિલને લગતા કેસો લઝન વિષયક કેસો જમીન સંપાદનના કેસો નોકરી વિષયક જેવા કે નિવૃતિના લાભો પગારભથ્થાને લગતા કેસો મહેસૂલને લગતા કેસો અન્ય સિવીલ કેસો મૂકવામાં આવશે